પ્રધાનમંત્રીશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી દ્વારકા ઘોઘા ભાવનગર સુત્રાપાડા સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે

તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભયાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે ધોરડો ખાતે પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના ફસ્તકલા કારીગરોને પણ મળશે પ્રધાનમંત્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી

ક઼ષિ મંત્રી તોમર કુષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આજે નવી દિલ્ફી ખાતે તામિલનાડુ તેલંગાણા મહારાષ્ટ્ર અને બિહારના અખિલ ભારતીય ખેડુત સંગઠનના સભ્યો સાથે વાતયીત કરી વાતચીત બાદ પત્રકારો સાથે થયેલી યર્યામાં મંત્રી શ્રી તોમરે જણાવ્યું કે આજે મળેલા અખિલ ભારતીય ખેડુત સંગઠનના સભ્યોએ કુષિ ધારાના સમર્થનમાં એક પત્ર સોપ્યો છે વધુમાં શ્રી તોમરે જણાવ્યું કે જો ખેડુત સંગઠનો વાતચીત કરવા તૈયાર હશે તો સરકાર ચોકકસ પણે ખુલ્લા મને વાતચીત કરશે

અમારા સંવાદદાતા જણાવે છે કે ક્રષિ મંત્રીને મળેલા ખેડુતોનો અભિપ્રાય હતો કે કુષિ કાયદાઓમાં ખેત પેદાશનું વેચાણ અને ખરીદીમાં ખેડુતોની સ્વતંત્રતાની સુનિશ્ચિત કરશે અને ખેત પેદાશોને માર્કેટીંગ સમિતિઓ સિવાય મુકત વેપારની અનુમતિ આપશે અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય ખેડ઼ત સંગઠનના નેતૃત્વમાં સાત હજારથી વધુ એનજીઓ કામ કરે છે તેમના સભ્યો ક઼ષિ કાયદાને ટેકો આપવા એક થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ અને હરીયાણાના ભારત ખેડુત સંગઠને પણ ગઇકાલે શ્રી તોમરને મળીને નવા કૃષિધારાને પોતાનું સમર્થન જાહેર કર્યુ હતું

ધર્મેન્દ્ર પ્રધાન પેદ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને એક જન આંદોલન બનાવ્યું છે જેમાં સમાજ શહેર અને ગ્રામીણ વિસ્તારોની વ્યાપક ભાગીદારી છે

આ પ્રસંગે મંત્રી શ્રી પ્રધાને સ્વચ્છ ભારત અભિયાનમાં ખાનગી ક્ષેત્રની તેલ અને ગેસ કંપનીઓને વધુમાં વધુ જોડાવા આહવાન કર્યુ હતું